શ્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારની નોકરીઓમાં ભરતી માટે તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ જી પી એસ સી ગૌણ સેવા પસંદગી મંડળ પંચાયત સેવા પસંદગી મંડળ પોલીસ સામાન્ય વહિવટ વિભાગ શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં મહત્વપૂર્ણ આદેશો આપ્યા છે મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં યોજેલી ઉચ્યસ્તરીય બેઠકમાં જે નિર્ણયો કર્યા છે તે મુજબ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ હતી પરંતુ પરિણામ જાહેર થવાના બાકી હતા તેવી જગ્યાઓની સંપૂર્ણ પ્રક્રિયા આગામી ત્રણથી પાંચ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે

શ્રી દેવવ્રતે રાજ્યના સૌ નાગરિકોને ઉદાર હાથે ફાળો આપવા અનુરોધ કર્યો છે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ શિક્ષક દિને ગુરૂવર્યોના સમાજદાયિત્વનો ઋણસ્વીકાર કરતાં શિક્ષક કલ્યાણ નિઘિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો મુખ્યમંત્રીશ્રીએ તેમની સાથે સહજ સંવાદ કરીને ગુરૂજનો પ્રત્યેના તેમના આદરભાવનું આદાન પ્રદાન કર્યુ હતું

આ પ્રસંગે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે સર્વશ્રેષ્ઠ સમાજ નિર્માણ ગુરૂજનોની તાકાત છે શિક્ષણ અને કેળવણીના માધ્યમથી અનેક લોકોના જીવનને ઉજાસ તરફ લઇ જનારા શિક્ષકોને સન્માનિત કરી સમાજ ગૌરવ અનુભવે છે કચ્છ મોરબીના સાંસદશ્રી વિનોદભાઇ યાવડાએ જણાવ્યું હતું કે સમાજ પ્રત્યે શિક્ષકોનું દાયિત્વ વિશેષ હોય છે જે દરેક શિક્ષકો પુરી નિષ્ઠાથી નિભાવતાં હોય છે સરકારશ્રી દ્વારા છેવાડાના ગામ સુધી બાળકોને શિક્ષણ મળી રહે તે માટેના પ્રયત્નો રજુ કરતાં સાંસદશ્રીએ પોતે બે વર્ષ શિક્ષક તરીકે ફરજ બજાવી હોવાનું ગૌરવ અને આનંદ વ્યકત કર્યા હતા તેમણે કચ્છ જિલ્લામાં થઇ રહેલા શિક્ષણ કાર્ય માટે તમામ શિક્ષકોને અભિનંદન આપ્યા હતા